ડેન્ય્ િ જામનગર જામનગર શહેરમાં વકરી રહેલા રોગયાળાને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનરે ગઈકાલથી જામનગરમાં ધામા નાખ્યા છે અને આરોગ્ય વિષયક પગલાં અંગે જરૂરી સૂચનો કર્યા છે દરમિયાન આજે સવારે તેઓએ શહેરમાં થઈ રહેલી આરોગ્ય વિષયક કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે કેટલાક વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો તેમણે જી

જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો ડેન્ગ્યુના રોગચાળાને કાબુમાં લેવા માટે ક્યા પગલા ભરી રહી છે

રસ્તા સમારકામ ભાવનગર જીલ્લાકલેક્ટર માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓને ટુટી ગયેલા તેમજ નુકશાન પામેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી તાકીદે પુર્ણ કરવા જણાવાયું હતું માર્ગ અને મકાન વિભાગ ભાવનગર દ્રારા જિલ્લાના અગત્યના રાજ્ય ધોરીમાર્ગો તેમજ મુખ્ય જિલ્લા માર્ગોની મરામત જાળવણી રીસરફેસિંગ તેમજ મજબૂતીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે ભાવનગર જિલ્લાના રાજ્યના અન્ય જિલ્લોઓ સાથે જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે જેવા કે રાજકોટ ભાવનગર રોડ તથા અમદાવાદ ભાવનગર રોડને ગત ચોમાસાને કારણે ભારે નુકસાન થવા પાંમેલ જેનું રીપેરીગનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્રારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે આ સિવાય ભાવનગર જિલ્લાના તાલુકાઓને જોડતા ભાવનગર થી ઘોઘા રોડગારિયાધાર પરવડી પાલીતાણા રોડ પાલીતાણા જેસર રોડ મહુવા જેસર રોડગારીયાધાર મોટા રારોડિયા રોડગારીયાધાર સણોસરા રોડ સોનગઢ પાલીતાણા રોડ વગેરે જેવા તાલુકાથી તાલુકાને જોડતા ભાવનગર જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગોની પણ મરામતની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે આ સિવાય ભાવનગર જિલ્લાના યાત્રાધામો જેવા કે બગદાણાનિષ્ઠલંક મહાદેવગોપનાથ મંદિર પાલીતાણા તળેટીગૌતમેશ્વર મહાદેવ સિહોર કોડીયાર મંદિર અયોધ્યાપુરમ વગેરે જેવા ધાર્મિક સ્થળો પરના માર્ગોની રિપેરિંગની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવેલ છે

જેમાં બાળકો પૌષ્ટિક આહાર શું છે તેનું મહત્વ સમજી અને આરીગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોથી દૂર રહે અને આહારમાં હેલ્ધીકૂડ લે અને પોતાની તંદુરસ્તી જાળવે તે આશય થી પ્રિન્સિપાલ મુમતાજબેન ના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપી આ કૂલમેળાનું આયોજન કરાયું હતું જિલ્લા પ્રયોજના વહીવટદાર આર

બારીયા જિલ્લા શિક્ષણ અધિકારી ડો નીપાબેન પટેલ ફૂડ મેળાને ખુલ્લો મૂકયો હતો મેડીકલ સ્ટોર મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી ચેતવણી આપવામાં આવી છે આવી ગેરકાયદે ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ્દ કરવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવશે